વી એમ

વી પેટ સાથે કરવા અંગેના હુકમ ઉપર ફેરવિચારણા કરવાનો ઇન્કાર કર્યો

સર્વોચ્ચ અદાલતે લોકસભા ચૂંટણી માટેની મતગણતરી સમયે ઇ

માં પડેલા મતની મેળવણી વી વી પેટ સાથે કરવા અંગેના પોતે કરેલા હુકમ ઉપર ફેરવિચાર કરવા ઈન્કાર કર્યો છે

સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને આદેશ કર્યો હતો કે પ્રત્યેક લોકસભા બેઠક હેઠળ આવતી દરેક ધારાસભા બેઠકના પાંચ મતદાન કેન્દ્ર પસંદ કરી તેની મેળવણી વીવીપેટ સાથે કરવામાં આવે અરજદારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે પાંચ મતદાન મથકમાં પડેલા મતની મેળવણીના અંદાજીત આંકડા માત્ર બે ટકા થાય છે

ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના કહેવાતા ભંગના બીજા બે કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કલીન ચીટ આપી છે

આ બંને પ્રસંગોએ પ્રધાનમંત્રીએ મતદારોને પોતાનો મત બાલાકોટના હવાઇ હુમલાઓ માટે સમર્પીત કરવાની અપીલ કરી હોવાનો આક્ષેપ થયો હતો ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે આદર્શ આચારસંહિતાના ભંગને લગતા બધા જ પડતર કેસો અંગે છઠ્ઠી મે સુધીમાં નિર્ણય લેવાનો નિર્દેશ ચૂંટણી પંચને આપ્યો હતો

રક્તદાન સેવા પ્રવૃત્તિ હેઠળ વાર્ષિક એક પોઇન્ટ છ લાખ યુનિટ લોહી એકત્ર કરવાની સિદ્ધિ બદલ ગુજરાત રેડક્રોસના પદાધિકારીઓને તેમણે બિરદાવ્યા છે

જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સી

વિદ્યાલયના નિયામક ડોકટર કિરીટ જોશીએ આકાશવાણી સમાચાર દર્પણને આપેલી મુલાકાતમાં આ જાણકારી આપી ડોકટર કીરીટ જોશીએ આજના વિદ્યાર્થીઓમાં કારકિર્દી અને ઉચ્ચ અભ્યાસના નવા ટ્રેન્ડ વિશે આ રીતે વધુ માહીતી આપી

ગયા વર્ષે નહિવત્ વરસાદ થતાં અછતની પરિસ્થિતીનું નિર્માણ થયું છે રાજ્ય સરકારે પાટણ જિલ્લાના આઠ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે અછતગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને પીવાના પાણી તેમજ પશુઓ માટે પીવાના પાણી અને ઘાસચારો ઉપલબ્ધ બને તે માટે અનેકવિધ પગલા લીધા છે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના છેવાડાના જાખોત્રા એવાલ જેવા ગામોની મુલાકાત લીધી હતી તેમણે કલેક્ટરશ્રીએ એવાલ ગામે આવેલા બી એસ એફ કેમ્પની રૂબરૂ મુલાકાત લઈ બી એસ એફના જવાનો સાથે પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરી હતી

એમ વ્યાસની પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીનું નિરિક્ષણ કરતાં કલેક્ટરશ્રીએ રાત દિવસ કામ કરી ટૂંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતુ

સી દ્વારા અટકી હોવાનું માલુમ થતાં આઈ

કાળઝાળ ગરમીમાં ગીરજંગલમાં પશુપક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વન વિભાગે જૂદાજૂદા સ્થળોએ ચારસો પચીસથી વધુ પાણીના સ્ત્રોત ઉભા કર્યા છે આ અંગે મુખ્ય વન સંરક્ષક ડી ટી વસાવડાએ વધુ માહીતી આપી

અખાત્રીજની ગુજરાતમાં ધામધૂમપૂર્વક ઊજવણી કરાઇ ખેડૂતથી માંડી ઝવેરી સુધીની વેપારધંધાની પ્રવૃત્તિ માટે અક્ષયતૃતિયા શુભદિવસ ગણાય છે અક્ષયતૃતિયા સ્વંયસિદ્ધ મૂહુર્ત હોવાથી વાહન ઇલેક્ટ્રોનિકસ આઇટમ તથા સુવર્ણઅલંકારની મોટાપાયે ખરીદી ગુજરાતમાં જોવાઇ હતી ગુજરાતમાં આવેલા દ્વારકાડાકોર તથા શામળાજી જેવા કૃષ્ણમંદિરમાં ઠાકોરજીને ચંદનનો શિતળલેપ તથા પુષ્પનું વસ્ત્ર પરિધાન કરાયું હતું ડાકોરના ઠાકોર એવા રાજાધિરાજ રણછોડજીને પણ સુખડનો લેપ તથા સુગંધી જળના છટંકાવથી પૂજાનો પ્રારંભ થયો છે કાળીયા ઠાકરના પુષ્પ પરિધાનની સેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઊમટયા હતા ભાવનગરનો સ્થાપના દિવસ પણ અખાત્રિજ હોવાથી અનેક સાંસ્ક્રતિક કાર્યક્રમો યોજાયા હતા

અમદાવાદમાં જગન્નાથજી મંદિરમાં આગામી રથયાત્રા માટેની તૈયારીનો પ્રારંભ થયો છે મહંત દિલીપદાસજી મહારાજ તથા મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા ભગવાનની નગરચર્યા માટે વપરાતા ત્રણેય રથનું શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું

નાના મોટા ગામ શહેરમાં બ્રહ્મસમાજ દ્વારા શોભાયાત્રા સમૂહભોજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા છે તો અમદાવાદમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન થયું હતું વલસાડમાં ઊમરગામ તાલુકાના તમામ ગામે પરશુરામ શોભાયાત્રામાં ભૂદેવો બહોળી સંખ્યામાં જોડાયા હતા અમરેલીમાં પરશુરામજી પ્રાગ્ટય પંચામ્રત મહોત્સવ યોજાયો તથા રાત્રે ભજનનો કાર્યક્રમ યોજાયો હતો રાજૂલામાં પણ ભગવાન પરશુરામની વંદના સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં જય પરશુરામના જયઘોષ સાથે અનેક લોકો જોડાયા હતા

વડોદરા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાયેલી શોભાયાત્રામાં દ્વારકાની શારદાપીઠના દંડીસ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ જોડાયા હતા

રાજકોટ ઓખા વચ્ચેના રેલમાર્ગનું વિદ્યુતિકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે

તેવી જ રીતે આવતીકાલે આ લોકલ ટ્રેન તેની વળતી મુસાફરીમાં રાજકોટથી શરૂ થઇ વિરમગામ જશે તેમ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની અખબારી યાદીમાં જણાવાયું છે અમૂલ આગામી આઈસીસી વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની સત્તાવાર પ્રાયોજક બનશે જેના યજમાન ઇંગ્લેન્ડ અને વેલ્સ છે

અમૂલના મેનેજિંગ ડિરેક્ટર ડો

સોઢીએ જણાવ્યું છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપથી વિકાસ પામતી અફઘાનિસ્તાનની ટીમ સાથે અમૂલ સૌ પ્રથમવાર જોડાઈ છે અને આશા વ્યક્ત કરીએ છીએ કે આ ટીમ વર્લ્ડ કપમાં સારો દેખાવ કરશે તો અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ શ્રી અસદ્વલ્લા ખાતે જણાવ્યું છે કે તેમની ટીમને અમૂલ વિશ્વ કપ માટે સ્પોન્સર કરે છે તે ગૌરવની બાબત છે આ વન ડે ટ્રર્નામેન્ટ માટે અફઘાનિસ્તાનની ટીમે સારી તૈયારી કરી છે અને આઈપીએલમાં સારો દેખાવ કરેલા ઘણા મહત્વના ખેલાડીઓ ટીમ ઇંગ્લેન્ડ જઇ રહી છે તમામ મેચોનું ભારતમાં અને વિશ્વના તમામ દેશોમાં લાઈવ પ્રસારણ થશે તાપી જીલ્લાના સોનગઢ ગામે આવેલો પ્રાચીન કિલ્લો વર્ષાજળ સંચયની કોઠાસૂઝ કેટલી જૂની છે તેનું દ્રષ્ટાંત છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે સોનગઢના પાદરમાં આવેલી આઠસો મીટર ઊંચી ટેકરી ઉપર ગાયકવાડી રાજમાં બંધાયેલો આ કિલ્લો પાણી માટે સ્વનિર્ભર છે કારણ કે તેના પટાંગણમાં આવેલા હોઝ તથા ક્રવમાં વરસાદનું પાણી સાચવી લેવાય છે પોલીસ અને વનવિભાગના કર્મચારી અહીં તાલીમ માટે આવે ત્યારે કુદરતી ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે તો પર્યટકોને પણ પાણીનો સાચો સ્વાદ અહીં જાણવા મળે છે

જે જોતા હજુ વધુ નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે હરે ક્રષ્ણ મંદિર ભાડજ ખાતે ઉજવાઈ રહેલા પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ભાગ લિધો હતો ભગવાન શ્રી શ્રી રાધા માધવના હરે ક્રષ્ણ મંદિર ભાડજમાં થયેલ સ્થાપનને ચતુર્થ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે આ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પર્વની ઉજવણીના અંતિમ દિવસે ગઇકાલે ભગવાન શ્રી શ્રી રાધા માધવને ચુરના અભિષેક કરાયા હતા સ્નાનવિધિ દરમ્યાન ભગવાનશ્રીને હળદર તથા અન્ય પવિત્ર પદાર્થો દ્રારા સ્નાન કરાવવામાં આવ્યું